પ્રાદેશિક સમાચાર નિકીતા શાહ વાંચે છે

સી સી વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધાની આજે પહેલી સેમી ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે

આ બેઠકમાં શ્રી રૂપાણીએ ગીરના જંગલમાં સિંહ દર્શન માટે વિશ્વ પ્રવાસીઓને આકર્ષવા વિશ્વકક્ષાની માળખાકીય સુવિધાઓ વન્ય પ્રાણી સૃષ્ટિ વન સંપદા અને ઇકો ટૂરીઝમનું બેલેન્સી જાળવીને વિકસાવવાનું સૂચન કર્યું હતું બેઠકમાં શ્રી રૂપાણીએ જણાવ્યું કે રાષ્ટ્રીય કક્ષાની ફોરેસ્ટ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ગુજરાતમાં શરૂ કરવા કેન્દ્ર સરકાર સાથે પરામર્શ આયોજન કરાશે શ્રી રૂપાણીએ કહ્યું કે વન પ્રવાસન વિભાગોએ પ્રવાસીઓને કારણે સ્થાનિક સ્તર સહિત રાજ્ય અર્થતંત્રને વેગ મળે તેવા સંયુક્ત પ્રયાસો કરવા આવશ્યક છે તેમણે ગુજરાતમાં સ્નેક રીસર્ચ ઇન્સ્ટીટયૂટની સ્થાપના કરવાનું માર્ગદર્શન આપતાં એવું પણ સૂચન કર્યુ કે રાજ્યમાં સ્નેક કેચર્સનો એક ડેટા બેઇઝ તૈયાર કરીને સ્નેક કેચર્સની સેવાઓનું સામ્રહિક સન્માન પ્રોત્સાહનનો એક કાર્યક્રમ યોજવો જોઇએ તેમણે બાલાસિનોરના રૈયાલીમાં પ્રવાસન વિભાગે ડાયનાસોર પાર્ક તૈયાર કર્યો છે તેની નજીક પણ વાઇલ્ડ લાઇફ ટૂરિઝમ વિકસાવવા સૂચનો કર્યા હતા શ્રી રૂપાણીએ કચ્છમાં બસ્ટાર્ડ ઘોરાડની પ્રજાતિના વિકાસ હેતુ રાજસ્થાનથી મેઇલ બસ્ટાર્ડ લાવવા માટે ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડનની આગામી બેઠકમાં પ્રયત્ન પરામર્શ કરવા પણ સૂચવ્યું હતું

સિંહ સંવર્ધન અંગે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયોએ આ મુજબ જણાવ્યું હતું શ્રી સુપ્રિયોએ જણાવ્યું કે ગુજરાતના ગીરમાં એશિયાઇ સિંહોના રક્ષણ માટે ગુજરાત સરકારે કાનૂની વહીવટી અને નાણાકીય જોગવાઈ કરી છે

મી વિસ્તાર સિંહના વસવાટ તરીકે જાહેર કર્યો છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ગ્રામ પંચાયતથી લઇને નગરપાલિકા મહાપાલિકા કાર્યક્ષેત્રમાં આવતા પ્રોફેશનલ ટેક્ષ ભરવાપાત્ર વ્યવસાયીઓ એમ્પ્લોયરોએ ભરવાપાત્ર વ્યવસાય વેરાની બાકી રકમ તા

રાજ્ય સરકારના નાણાં વિભાગે આ સંદર્ભમાં જારી કરેલા ઠરાવમાં જણાવ્યું છે કે ઘણા વ્યવસાયીઓ નોકરીદાતાઓ વ્યવસાયવેરો ભરવાને પાત્ર હોય તેમ છતાં વ્યવસાય વેરાના ટેકસ નેટમાં લાવવાના બાકી રહી ગયેલ છે જેમાં નાના કારખાનેદારો અને નાના પાયે ધંધો કરનારાઓ નોકરીદાતાઓ વગેરેનો સમાવેશ થાય છે આથી આવા વ્યવસાયીઓ કાયદા ભંગમાંથી બહાર આવે અને ચૂક સુધારી લેવાની તક તેમને આપવામાં આવે તો રાજ્ય સરકારને વ્યવસાય વેરાની આવક પ્રાપ્ત થાય અને આ વ્યવસાયીઓની હાલનાં કાયદાના દંડની દહેશત ગુનાહિત બોજા હેઠળ રહેવું પડે છે તેમાંથી મુકત થવાની તક મળે

જ્યારે ગોધરા નગરપાલિકાની એક બેઠક પર અપક્ષ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા

અમૂલ ડેરી દ્વારા ભેંસના દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ રૂ

ત્રણ મહિનાના સમયગાળામાં જ દૂધના ખરીદભાવમાં પાંચમી વખત વધારો કરવામાં આવતાં દૂધના ભાવ પ્રતિકિલો ફેટ રૂ

તેમજ અમૂલ પશુદાણના ભાવમાં પ્રતિ કિલો રૂ

અમૂલ ડેરી અને જીસીએમએમએફના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદકોને પશુપાલનના વ્યવસાયમાં ટકાવી રાખવા હશે તો તેઓને દૂધના છે

જેથી ભેંસના દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટ રૂ

ચોમાસામાં જળસંચયની પ્રધાનમંત્રીની અપીલને કચ્છમાં સારો પ્રતિભાવ સાંપડવો છે

વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધાની આજે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન ઉપર રમાનારી પહેલી સેમી ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે ભારતીય સમય મુજબ આ મેચ બપોરના ત્રણ વાગ્યાથી રમાશે ગુરુવારે રમાનારી બીજી સેમી ફાઇનલમાં ઇગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા વચ્ચે મુકાબલો થશે સ્પર્ધાની ફાઇનલ મેચ આ રવિવારે રમાશે અમેરીકાની વિમાન કંપની બોઇંગે ભાારતીય હવાઈદળ માટે આપેલા બે ચિનુક હેલીકોપ્ટરો ગઇકાલે ગુજરાતના મુંદ્રા બંદરે પહોંચ્યા હોવાની જાહેરાત કરી છે

આ પૈકી ચાર હેલીકોપ્ટરો ગયા ફેબ્રુઆરીમાં ભારતીય હવાઈદળને મળ્યા હતા

બોઇંગે જણાવ્યું છે કે બહુવિધ ઉપયોગમાં લેવાતા ચિનુક હેલીકોપ્ટરો ભારતીય હવાઇદળની ક્ષમતામાં વધારો કરશે

મી

મી